પ્રવાસ ક્ષેત્રમાં અર્થવ્યવસ્થા વિદેશી વિનિમયની આવક અને દરેક સ્તરે મોટી સંખ્યામાં રોજગારી આપવાની ક્ષમતા છે તેથી પ્રવાસન મંત્રાલય આ ક્ષેત્રને વેગ આપવા માટે વિવિધ ભાગીદારો સાથે સતત વાતચીત કરી રહ્યું છે

અશરફ નથવાણી રસાયણિક ખાતર રાજ્યમાં રાસાયણિક ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું કૃષિવિભાગના અધિક મુખ્ય સચિવ પુનમચંદ પરમારે જણાવ્યું છે તેમણે વધુમાં જણાવ્યું કે જરૂર જણાય વધુ થુરિયા ખાતરનો જથ્થો મેળવવામાં આવશે

રાજ્યમાં ઓકટોબરનવેમ્બર દરમિયાન પડેલા ભારે વરસાદ અને માવઠાના પરિણામે ખેડૂતોના પાકને નુકશાન થયું હતું આ અંગે રાજ્ય સરકારે જાહેર કરેલા કૃષિ સહાય પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતો દ્વારા નિયત નમૂનામાં ગ્રામ્ય કક્ષાએ વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરગ્રામસેવકને અરજી કરવાની રહેશે જે ખેડૂત દ્વારા ઓનલાઈન અરજી કરેલ હશે તેવા ખેડૂતોને જ કૃષિ સહાય પેકેજનો લાભ મળી શકશે

ભારત સરકારના સચિવ સમકક્ષ હોદ્દો સંભાળતા ઇરા જોશી આઇ

આકાશવાણીના ભૂજ કેન્દ્રના ઇતિહાસમાં ડાયરેકટર જનરલ કક્ષાના અધિકારીની આ પહેલી મુલાકાત છે ભૂજ આકાશવાણીમાં કાર્યરત સમાચાર વિભાગ માટે પસંદ થયેલી સમાચાર સંપાદક પેનલના પરિચય તાલીમ વર્ગનું મંગળ ઉદઘાટન પ્રિન્સિપાલ ડાયરેકટર જનરલ ઇરા જોશીના હસ્તે કાલે યોજાયું છે

સમાચાર વિભાગને દૂર દૂરના ગામડેથી વરસાદ પાણીની તંગી કે દુષ્કાળ કે લોક સેવાના સમાચાર આપતા લોકોની વાત પ્રસારિત કરવાની પરંપરા અહી છે અને લોક ઉપયોગી સમાચાર પર્હોંચાડનાર સરપંચ કે ગામના અગ્રણી માણસનો નામ ઉલ્લેખ બુલેટિનમાં સમાચાર મિત્ર તરીકે કરાય છે આખા ભારતમાં કાર્યરત આકાશવાણી કેન્દ્રોમાં સમાચાર મિત્રની વાત યુનિક હોવાથી ઇરા જોશી તેમને પણ મળવાના છે અને કચ્છનાં ગામડાનો આમ આદમી રેડિયો સાથે કેવો જોડાયેલો છે તેના અનેક મીઠા દાખલા પોતાની સાથે લઈ જશે

ને આકાશવાણી સમાચાર સેવા કઈ રીતે ઉપયોગી થઇ શકે તે માટે તેઓ કેટલીક યોકીની મુલાકાત લેવાના છે અને જવાનો ને મળવાના છે

અશરફ નથવાણી કચ્છ પોલીસ ફીડબેક મશીન પોલીસ મથકમાં ફરિયાદ કે રજૂઆત કરવા આવતા લોકો સાથે પોલીસની વર્તણૂક સારી અને શિષ્ટાયારભરી રહે તે હેતુથી પશ્ચિમ કચ્છ પોલીસે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે ભુજ શહેર એ અને બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રતિભાવ નામના પ્રોજેક્ટ હેઠળ ફિડબૅક મશીન રાખવામાં આવ્યા છે બંને પોલીસ મથકમાં એક એન્રીઈડ એપ્લિકેશન સંચાલિત ટેબ્લેટની ખાસ વ્યવસ્થા મુકવામાં આવી છે પોલીસ મથકમાં પોતાની ફરિયાદ કે અરજી લઈ આવનાર સામાન્ય જનતા પોતાના પ્રતિભાવ ઉત્તમ સારો અને નબળો એમ ત્રણ પ્રકારે આપી શકશે તથા તેમનો અભિપ્રાય જણાવી શકશે